ઉમિયાધામ ઉંઝા ખાતે આજથી યાર દિવસના લક્ષયંડી મહોત્સવનો આરંભ ગીફટ સીટી ગાંધીનગરમાં આતંરરાષ્ટ્રીય કક્ષાની હોટલ ગ્રાન્ડ મકર્યુરીનો આરંભ

મહોત્સવમાં ભાગ લેવા અગ્રણી મહાનુભાવો સહિત મોટી સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા સાંજે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કેન્દ્રીય મંત્રી પરષોતમ રૂપાલા શ્રી સૌરભ પટેલ અને શ્રી જીતુભાઇ વાઘાણી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા સમારંભના અધ્યક્ષપદે નાથબ મુખ્યમંત્રી નિતિન પટેલ હતા આ પ્રસંગે દાતાઓનુ સન્માન કરવામાં આવ્યુ હતુ આ ઉપરાંત ઉમિયાનગરમાં મેડીકલ સેવા કેમ્પ અન્નપૂર્ણા કક્ષ આર્ટ એન્ડ ક્રાફટ માર્કેટનો પણ આજથી આરંભ કરવામાં આવ્યો છે

ઉમાનગરને પ્લાસ્ટીક મુકત ઝોન જાહેર કરાયો છે ગીફટસીટી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગિફટ સીટીમાં આતંરરાષ્ટ્રીય કક્ષાની પ્રથમ હોટલ ગ્રાન્ડ મરકયુરીનો પ્રારંભ કરાવ્યો છે આ ફાઇવસ્ટાર કક્ષાની ગ્રાન્ડ મરકયુરી હોટલ ગિફટ સિટીમાં બ્રિગેડ ગૃપ અને એકોર ગૃપના સંયુકત સાહસ તરીકે શરૂ થઇ છે

તેમણે કહ્યુ કે રાજ્યમાં બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ અને પ્રોત્સાહક પોલિસીઝને પરિણામે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે આ સંજોગોમાં વિકાસ સાથે સમૃદ્ધિ અને સમૃદ્ધિ સાથે સન્માનની દિશામાં એકોર બ્રિગેડ ગુપનું ગિફટ સિટીમાં આગમન ગિફટ સિટી અને હોટલ ગુપ બેથ માટે વિન વિન સિચ્યુએશન બની રહેશે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વર્લ્ડ કલાસ ટુરિઝમ એટ્રેકશન સેન્ટર છે તેને પણ આવી ઉચ્ચત્તમ હોટલ ચેઇનનો લાભ મળે તે દિશામાં એકોર બ્રિગેડ ગૃપ આગળ વધે તેવી અપેક્ષા વ્યકત કરી હતી

અકસ્માત પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મોરવા ગામના નીવૃતિમય જીવન ગાળતા ત્રણ સિનિયર સિટીઝન માટે બુધવારની સવાર ગોઝારી બની હતી મોર્નિંગ વોકમાં નીકળેલા ત્રણ સિનિયર સિટીઝનને કારે અડફેટે લેતાં ત્રણેયના ધટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા અકસ્માત બાદ કાર ચાલક કાર ઘટનાસ્થળે મૂકી નાસી છૂટ્યો હતો મોરવા ગામના સુરેશચંદ્ર નરસિંહ પટેલ ગુણવંત ભાઈ નાથાલાલ પટેલ અને રણછોડ ભાઈ મગનભાઈ વાળંદ આજે સવારે ગોકળપુરા પાટિયા સુધી મોર્નિંગ વોક માટે નીકબ્યા હતા અને રોડની સાઈડમાં ચાલતા જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલી કારનો ચાલક અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી બેઠો હતો અને ત્રણેય સિનિયર સિટીઝન ને ટક્કર મારી હતી

સાહિત્ય અકાદ મી કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા ચાલુ વર્ષના પુરસ્કાર જાહેર કરાયા છે ગુજરાતી ભાષાનો યાલુ વર્ષનો પુરસ્કાર હાસ્ય લેખક અને સાહિત્યકાર રતિલાલ બોરીસાગરને આપવામા આવ્યો છે તેમના નિબંધસંગ્રહ મોજમાં રેવુ રે માટે તેમને આ પુરસ્કાર આપવામા આવ્યો છે

તેમાં હિન્દીમાં સાહિત્યકાર નંદકિશોરના કાવ્યસંગ્રહ ચિલતે હ્યે અપને કો તથા અંગ્રેજી સાહિત્યમાં ડોકટર શશી થરૂરના પુસ્તક એન એરા ઓફ ડાર્કનેસની પસંદગી થઇ છે

જેનાથી ખેડૂતો ખૂબ ખુશ છે

બી

બી

રાજયપાલશ્રીએ ટી બી

તેમણે જણાવ્યુ કે ટી બી રોગ નિદાન સારવાર સુવિધા તથા તેના નિયંત્રણ માટેના સરકારના જે કાર્યક્રમો કાર્યરત છે તેની જાણ અંતરિયાળ વિસ્તારોમાં પહોચાડવામાં સંસ્થાએ પ્રયાસો વધુ આગળ વધારવા જોઇએ

જેમાં તેમના વ્યવસાયને લગતા વિષયો જમકે ઇન્ફોરમેશન ટેકનોલોજી ઇન્ટરનલ ઓડિટ મહિલા સીએ કેન્રીમ્ત કાર્યક્રમો ઇન્કમટેક્ષ જીએસટી નિતિમત્તા તથા ધોરણો વગેરે આવરી લેવાશે રાણીની વાવ ઐતિહાસિક નગર પાટણ ખાતેની વિશ્વ વિરાસત રાણીની વાવના આંગણે આયોજીત દ્વિ દિવસીય સંગીત સમારોહ યાદગાર રીતે સંપન્ન થયો હતો કાર્ય ક્રમના બીજા દિવસે બોલીવુડ પાશ્વ ગાયિકા રીયા શર્મા પદ્મશ્રી ભિખુદાન ગઢવી બિહારી હેમુ ગઢવી અને સંગીતા લાબડીયાએ વિવિધ સંગીત કાર્યક્રમો રજૂ કર્યા હતા પાટણ જિલ્લા કલેક્ટર તથા અન્ય મહાનુભાવોએ અને પ્રજાજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમ માણ્યો હતો ભિખુદાન ગઢવીએ આપણી ધરતીની સંસ્કારીતાના ઉદાહરણો સાથે ગુજરાતની સંસ્કૃતિ અને લોકવારસાનું ગૌરવગાન કર્યું હતું તેમણે જણાવ્યું કે વિરાસત સંગીત સમારોહ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોથી આપણે લોકવારસાને ધબકતો રાખી શકીશું

બોલીવુડ પાશ્વ ગાયિકા રીયા શર્માએ જાણીતા ગીતો રજૂ કરી પ્રેક્ષકોને ડોલાવ્યા હતા લોકોએ રોશનીથી ઝળ રાણીનીવાવ નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો

ચાલુ સીઝનમાં સ્વાઈનફ્લુનો પહેલો કેસ ભુજમાં નોંધાયો હતો